આજે દિલ્હીમાં પક્ષના રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સત્રને સંબોધતાં શ્રી મોદીએ વિપક્ષના સૂચિત મહાગઠબંધનને નિષ્ફળ પ્રયોગ તરીકે ઓળખાવ્યો છે તેમણે કહ્યું કે આ વિવિધ રાજકીય પક્ષો એવી નબળી સરકારની રચના કરવા ચાહે છે જેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે

તેમણે મજબૂત કે નબળી સરકાર જોઇએ એ અંગે હવે લોકોએ નિર્ણય કરવાનો છે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસના વડપણ હેઠળના વિપક્ષના મોરચાનો એકમાત્ર હેતુ ભાજપને સત્તા પરથી દૂર ખસેડવાનો છે તેમણે દેશના ઇતિહાસમાં ભ્રષ્ટાચારનો એક પણ આરોપ ન હોય તેવી સરકાર પ્રથમવાર આવી હોવાથી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આર્થિક રીતે નબળા વર્ગના યુવાનોને દસ ટકા અનામત મળવાથી આવા વર્ગોમાં નવા ભારત અંગે વિશ્વાસ વધશે

તેમણે એનડીએ સરકારે સમાજના જુદાજુદા વર્ગો માટે કરેલા લોકકલ્યાણના કામોની વિગતો આપી હતી

ક્ષેત્રીય સંપર્કના મુદ્દાઓ પર આયોજીત સત્રમાં અફઘાનિસ્તાનના વિદેશમંત્રી વિશેષરૂપે આમંત્રિત છે વિદેશમંત્રાલયે કહ્યું છે કે ભારત અને મધ્ય એશિયાઈ દેશ પોતાના સંયુક્ત ઇતિહાસ અને સાંસ્કૃતિક સંપર્ક આધારે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વિચાર વિમર્શ કરશે

ઉર્જા મંત્રી સૌરભ પટેલે જજ્ઞાવ્યું છે કે આ હેતુથી રાજ્ય સરકારે પવન અને સૂર્ય ઊર્જા માટેના હાઈબ્રીડ પાર્કની સ્થાપના કરવાનો નિર્ણય લઈને તે માટેની નીતિની જાહેરાત કરી છે

ઊર્જા મંત્રીએ કહ્યું કે સૌર અને પવન ઊર્જા એક જ જગ્યાએ ઉત્પાદિત થતાં જમીનની બચત થશે

પરંતુ જિલ્લામાં નવા મતદારો પોતાના નામ મતદારયાદીમાં ઉમેરવા માંગતા હોથ તેઓને માટે આગામી માર્ચ મહિનાના અંત સુધી અંતિમ તક આપવામાં આવી હોવાથી આ સમયગાળા સુધી મતદારો પોતાના નામની નોંધણી કે અન્ય કેટલાક સુધારા વધારા કરી શકાસે સામાન્ય રીતે યુટણી સમયે મતદારયાદીમાંથી નામ ગાયબ થવા સહિતની વ્યાપક ફરિયાદ જોવા મળે છે ત્યારે મતદારો સ્વયં જાગૃતિ કેળવે એ આવશ્યક છે

તેમજ સોવિનિયરનું વિમોચન કરવામાં આવશે

તદઉપરાંત હાલમાં જ ઝીરો પોઈન્ટ પાસેથી બી એસ